આ સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકતા ધારાને સમર્થન આપતો પ્રસ્તાવ રજુ કરશે તે પર ચર્ચા બાદ અનુમોદન અપાશે

ચાલુ વર્ષને વિદાય અને નુતન વર્ષને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જીલ્લામાં રણોત્સવના સ્થળ ધોરણો ખાતે કડકડતી ઠંડી વચે સેકડો પ્રવાસીઓ નુતન વર્ષને વધાવવા એકઠા થયા છે જીલ્લાનાં અન્ય પ્રવાસન સ્થળોયાત્રાધામો તેમજ જાફેર સ્થળોએ વૈવિધ્યસભર કાર્યક્રમોની તૈયારી ચાલી રફી છે આસુતોષ અંતાણી ડોક્ટર જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા સંસ્કૃતિ દ્વારા ગુજરાતી સાહિત્યમાં નોધપાત્ર પ્રદાન બદલ અમદાવાદનાં રતિલાલ બોરીસાગરને ડોક્ટર જયંત ખત્રી બકુલેશ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે જયારે કરછી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ ગાંધીધામનાં કાનજીભાઈ મહેશ્વરીને ડોક્ટર મનુભાઈ પાંધી એવોર્ડ આપવામાં આવશે

આજે આકાશવાણી ભુજ પરિવાર દ્વારા તેમને નિવૃત વિદાય આપવામાં આવી હતી સારા પ્રસારણ કર્તાના એક ડોક્ટર મીરા સૌરભે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આકાશવાણી ભુજ પરથી વિવિધ કાર્યક્રમોના નિર્માણમાં નોધપાત્ર ભૂમિકા ભજવી હતી

શીતમથક નલિયામાં તાપમાનનો પારો નીચો ઉતરી પ

વફીવટીતંત્ર દ્વારા આ પર્વ ની રંગે રંગે ઉજવણી કરવા માટે તૈયારી ઓ શરૂ કરી દેવામાં આવી છે ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશભક્તિના કાર્યક્રમોની સાથે સાથે સન્માન કાર્યક્રમ પણ યોજાશે ઉપરાંત તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમો માટે પણ સ્થળ પસંદગી કરવામાં આવી હતી